કોવિડની બે રસીઓની મદદથી ભારત સમગ્ર માનવજાતીના રક્ષણ માટે સજજ છે

મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત કરશે ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું નિધન થયું છે

મહારાષ્ટ્રમાં ભંડારા ખાતેની સીવીલ હોસ્પિટલમાં શોર્ટ સર્કીટના લીઘે લાગેલી

મહારાષ્ટ્ર સરકારે આગની દુર્ધટના અંગે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે અમેરીકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય મૂળના બે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતીય વૈજ્ઞાનીકોએ તૈયાર કરેલી કોવિડની બે રસીઓની મદદથી ભારત સમગ્ર માનવજાતીના રક્ષણ માટે સજજ છે

બિન નિવાસી ભારતીયો એનઆરઆઇએ સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબધ્ધતા દર્શાવીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે દેશ થી દુર રહેવા છતાં કોવીડની પરિસ્થિતિમાં દેશની આરોગ્ય સેવાને મજબુત બનાવવામાં એનઆરઆઇએ મહત્વની ભૂમિકા ભજવી છે દેશ જયારે આત્મનિર્ભર ભારત બનવા આગળ વધી રહયો છે ત્યારે બ્રાન્ડ ઇન્ડિયાની ઓળખ મજબુત બનાવવામાં એનઆરઆઇ અગત્યની કામગીરી કરી શકે છે શ્રી મોદીએ ભારપુર્વક કહ્યું કે જયારે બિન નિવાસીઓ ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ વધારશે ત્યારે જ દેશ વિદેશના લોકોનો ભારતીય યીજવસ્તુઓની ગુણવત્તા અંગે વિશ્વાસ વધશે

વેકૈયા નાયડુએ પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ આપી છે ટવીટર ઉપર તેમના સંદેશામાં શ્રી નાયડુએ જણાવ્યું છે કે બીન નિવાસી ભારતીયો આપણા પ્રાચીન ભારતભૂમિની વારસારૂપી સુગંધ વિદેશમાં લઇ જાય છે તથા પોતાના પરિશ્રમથી ભારતના ગૌરવમાં વધારો કરે છે

આ સંવાદ દરમિયાન તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની વર્તમાન પરિસ્થિતિ અને રસીકરણની કામગીરી બાબતે સઘન ચર્ચા કરશે

યર્ચામાં ભાગ લેનારા તમામ અર્થશાસ્ત્રી એ વાત પર સંમત હતા કે વિકાસના ઉચ્ય માપદંડી ધાર્યા કરતા પહેલા જ એક મજબુત આર્થિક સુધારણાના સંકેત આપી રહ્યાં છ પ્રધાનમંત્રીએ અર્થશાસ્ત્રીઓના સુચનોની પ્રશંસા કરી અને રાષ્ટ્રીય વિકાસ એજંડા નકકી કરવામાં આવી ચર્ચા વિચારણાના મહત્વ પર ભાર આપ્યો શ્રી મોદીએ ભારપુર્વક કહયું કે નાણાંકીય પ્રોત્સાહનની સાથે સરકારે સુધારા આધારીત પ્રોત્સાહનો આપવા માટે પ્રયત્ન કર્યો છે જે કૃષિ વ્યાપારીક કોલસા ખાણકામ અને શ્રમ કાયદાઓમાં થયેલા ઐતિહાસીક સુધારાઓ રૂપે દેખાય છે

પરંતુ કોઈ નિર્ણય થઈ શક્યો ન હતો ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાઓ રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે ક્રષિમંત્રીએ ક્હ્યું કે સરકારે ખેડ્રત નેતાઓને વારંવાર આશ્વાસન આપ્યું છે કે તેમનાં આ મુદ્દાઓનાં નિરાકરણ માટે સરકાર પ્રતિબધ્ધ છે સમાધાન માટે સકારાત્મક વાતચીત માટે આગળ આવવાની જરૂર છે

તેઓ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં હતા તેમજ બે મુદત માટે રાજયસભામાં યુંટાયા હતા તેમણે વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે તેમણે જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં તેમણે દાયકાઓ સુધી કરેલી કામગીરી તથા સમાજસેવા ક્ષેત્રે આપેલુ યોગદાન હંમેશા યાદ રહેશે

રાજય સરકારે સ્વ માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોકની જાહેરાત કરી છે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ દુર્ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ આ દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે ગત મધરાતે શોર્ટ સર્કીટના પગલે આગ લાગતા નર્સે એક રૂમમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોયા હતા તેમણે અઝિશામક દળને જાણ કરી હતી અને હોસ્પિટલના અન્ય દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

સાત શીશુઓને બચાવી લેવાયા છે

બાઇડેને ભારતીય મુળના સુમોના ગુહાને દક્ષિણ એશિયાના સીનીયર ડાયરેકટર પદે તથા તરુણ છાબરાને ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષાના સીનીયર ડાયરેકટર પદે નિયુકત કર્યા છે ડીજીટલ કેલેન્ડર એપ માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્ર સરકારની ડિજીટલ કેલેન્ડર અને ડાયરી એપ નવી દિલ્હી ખાતે લોન્ય કરી છે

જે પર્યાવરણને અનુકૂળ પહેલ છે

હવે સરકારી કચેરીઓમાં પણ પેપરલેસ વ્યવસ્થા આવી ગઈ છે અને ફાઈલો ઈ ફાઈલોની જેમ આગળ વધી રહી છે

ઓસ્ટ્રેલિયા તરફથી પેટ ક્યુમીન્સે ચાર વિકેટો ઝડપી હતી

ઉતરાયણ ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ ઉત્તરાયણની ઉજવણી બાબતે નિયમોની જાહેરાત કરી છે